પ્રાદેશિક સમાયાર જે પટેલ વાંચે છે

કચ્છની અબડાસા બેઠકના ભાજપ ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાના યૂંટણી પ્રચાર માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે કચ્છ પહોંચ્યા હતા અને નલિયામાં ચૂંટણી સભા કરી હતી ખેડૂત મતદારો ની બહોળી સંખ્યા ધરાવતી આ બેઠકના મતદારોને શ્રી રૂપાણી એ કહ્યું હતું કે ખેતી માટે પૂરતી વીજળી દિવસે જ આપવાની તૈયારી સરકારે કરી લીધી છે આટલે કોઈ એ રાત્રે ખેતર જવું નહીં પડે અને સૌની સલામતી સાચવશે ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરીને નજરમાં રાખી મતદાન કરવાની અપીલ તેમણે મતદારોને કરી હતી પ્રદેશ પ્રમુખ સી

પાટિલ આવતીકાલે પ્રચાર માટે કચ્છ પહોચી રહ્યા છે અનુસુચિત જાતિ માટે અનામત એવી ગઢડા બેઠકના ઉમેદવાર આત્મારામ પરમારના પ્રચાર માટે કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલા ઢસા પહોંચ્યા હતા અને જાહેર સભા ને સંબોધી હતી તેમણે કહ્યું હતું કે મોદી સરકારની ઉજ્જવળ કામગીરીને મતદારો વધાવી રહ્યા છે તેવો અનુભવ અનેક ગામડામાં પ્રચાર દરમ્યાન થયો છે આ પ્રસંગે શ્રી રૂપાલાની હાજરીમાં કોંગ્રેસના એક્સોએક કાર્યકરો ભાજપમાં જોડાયા હતા દરમ્યાન ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે યૂંટણી પ્રયાર માટે તૈયાર કરાયેલું સાહિત્ય અને સામગ્રી વિધિવત રીતે આજે બહાર પાડવામાં આવી હતી પ્રવકતા મહેશ કસવાળાએ જણાવ્યુ હતું કે સમાજના વિવિધ વર્ગ માટે અલગ અલગ સાહિત્ય તૈયાર કરાયું છે

કરજણ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો પ્રયાર કરવા માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા આજે ત્યાં પહોંચ્યા હતા અને કાર્યકરોને જોશભેર કામે લાગી જવા કહ્યું હતું અમારા પ્રતિનિધિ જણાવે છે કે કરજણમાં લોક સંપર્ક દરમ્યાન શ્રી યાવડા એ મતદારોને અપીલ કરી હતી કે ટિકિટ માટે પક્ષ બદલનાર ઉમેદવારને જાકારો આપી કોંગ્રેસના ઉમેદવારને જીતાડો ખેડૂતોના પ્રશ્નો ઉકેલવામાં ભાજપ ની રૂપાણી સરકાર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ પણ શ્રી યાવડા એ પ્રયાર દરમ્યાન ઠેર ઠેર કર્યો હતો જ્યારે પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા કપરાડા બેઠકના ઉમેદવાર બાબુભાઇ વરઠાના પ્રચારમાં વાપી પંથકમાં પહોચ્યા હતા અને નાના નાના ગામડાઓ માં લોક બેઠક કરી હતી આદિવાસી પંથકની ડાંગ અને કપરાડા બેઠક જીતવા માટે કોંગ્રેસ આગેવાન ડોક્ટર તુષાર ચૌધરી પણ અહી રોકાયા છે અને બંને બેઠક કોંગ્રેસ પાસે જળવાઈ રહે તેવા પ્રયત્ન કરી રહ્યા છે

આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે ગુજરાતના રમતવીરોને રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન મળે તે દિશામાં રૂપાણી સરકાર ખૂબ મહેનત કરે છે રમતગમતમાં નિપુણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માર્ગદર્શન અને તાલીમ આપવા પૂરતી સુવિધા ઉપલબ્ધ હોવાનું તેમણે જણાવ્યુ હતું તેમણે ઉમેર્યું હતું કે કડી ઉપરાંત મહેસાણા અને વડનગર ખાતે પણ સ્પોર્ટસ સંકુલ નિર્માણ પામી રહ્યા છે

શ્રી શાહના નિરામય આરોગ્ય અને દીર્ઘાયુ માટે તીર્થ પુરોહિતો દ્વારા મહામૃત્યુંજય જાપ અને આયુશ્યમંત્ર જાપ સંપન્ન કરવામાં આવ્યા હતા સોમનાથ ટ્રસ્ટના વડા પી

લહેરી તથા મેનેજર વિજયસિંહ યાવડાએ ગૃહ્મંત્રી શાહના જન્મદિવસની ધાર્મિક ઉજવણી અને પુજા માટે ખાસ આયોજન કર્યું હતું શ્રી શાહ આ મંદિરના ટ્રસ્ટી પણ છે

તેમણે અપીલ કરી છે કે દરેક જાણ પોતાની અને પરિવાર ની રક્ષા કરવાની જવાબદારી ઉપાડે તો કોવિડ ઉપર કાબૂ સંભવ છે

આયુર્વેદમાં તેની ખાસ વનસ્પતિ છે

તેમણે ઉમેર્યું કે મીઠાઈની બનાવટમાં ભેળસેળ થતી રોકવા માટે છેલ્લા બે દિવસથી ચેકિંગ અભિયાન આખા રાજ્યમાં શરૂ થયું છે મીઠાઈ ઉપરાંત ફરસાણ જ્યાં મોટા જથ્થામાં બને છે તેવા સ્થળનું પણ ચેકિંગ કરાય છે

માં દુર્ગા ના કાત્યાયની સ્વરૂપની આજે આરાધના થાય છે મહર્ષિ કાત્યાયનના કઠોર તપથી પ્રસન્ન થઈ માં દુર્ગા તેમની પુત્રી તરીકે અવતર્યા હતા